આજે રવાના થશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું

સમગ્ર વિશ્વના ગુજરાતી ભાઈ બહેનો આજે બેસતું વર્ષ એટલે કે નવા

તેઓ આજે રાત્રે રિયાધ પહોંચશે શ્રી મોદી આવતીકાલે રિયાધમાં યોજાનાર ભવિષ્યમાં મૂડીરોકાણ પહેલ બેઠકમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સૌદ સાથે દ્વિપક્ષીય બાબતો અંગે તથા ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન સલમાન સાથે પ્રતિનિધિસ્તરની વાતચીત કરશે પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની આ બીજી સત્તાવાર મુલાકાત દરમ્યાન ભારત અને સાઉદી અરેબિયા દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવતા ઘણા સમજુતી કરારો ઉપર હસ્તાક્ષર કરશે

તિરૂમૂર્તિએ જણાવ્યું છે કે ભારત અને અરેબીયા મહારાષ્ટ્રના રાયગડ ખાતે રિફાઈનરી સ્થાપવાના પ્રોજેક્ટને આખરી ઓપ આપે તેવી સંભાવના છે

આ પ્રસંગે ભારતીય સેનાની નોંધપાત્ર કામગીરી તથા તેમની વીરતાને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના સાહસ અને ક્ષમતાના કારણે જ કેન્દ્ર સરકાર અત્યાર સુધી અશક્ય જણાતો નિર્ણય લઈ શકી છે પ્રધાનમંત્રીએ દેશની સલામતી સંભાળતા જવાનોનો દેશવાસીઓ વતી આભાર માન્યો હતો તેમણે કહ્યું કે દિલ્હી ખાતેના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેનારાઓની સંખ્યામાં થઈ રહેલો વધારો દર્શાવે છે કે નાગરિકો સલામતી દળો પ્રત્યે આદરની ભાવના ધરાવે છે શ્રી મોદીએ સલામતીદળોને હજી મજબૂત બનાવવા તથા તેના આધુનિકીકરણ માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાંની વિગતો આપી હતી પ્રધાનમંત્રીએ સૈનિકોના કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી રાજૌરીથી પાછા ફરતી વખતે પ્રધાનમંત્રીએ પઠાણકોટ ખાતેના ભારતીય હવાઈદળના મથકની મુલાકાત લઈને સૈનિકો સાથે સંવાદ કર્યો હતો

વેંકૈયા નાયડુ અને ભુતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની મુલાકાત લઈને તેમને દિપાવલી પર્વની શુભેચ્છાઓ આપી હતી

મુંબઇમાં દીપાવલી પ્રસંગે યોજાયેલી બેઠકમાં શ્રી ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં નવી સરકારની રચનાની કામગીરી દીવાળી પછી હાથ ધરાશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દીવાળી પછી ભાજપ વિધાનસભા પક્ષ તેનો નેતા ચૂંટશે અને ત્યારપછી નવી સરકારની રચના તરત જ હાથ ધરાશે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ એકમના વડા ચંદ્રકાંત પાટીલે મહારાષ્ટ્રમાં બળવાખોરોના કારણે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં નુકશાન થયું હોવાનો આક્ષેપ કર્યો છે

આના લીધે અરબી સમુદ્રમાં અને મહારાષ્ટ્ર કર્ણાટક અને ગોવાના વિસ્તારોમાં ગંભીર અસર થઈ શકે છે

નવા વર્ષની ઉજવણીમાં ગત વર્ષની અપ્રિય સ્મૃતિઓને ભુલી જઈને લોકો નવી આશા અને ઉત્સાહ સાથે નવા વર્ષનો પ્રારંભ કરે છે અમારા સંવાદદાતા જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહ્ અને હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી થઈ રહી છે લોકો આસોપાલવ અને કુલોના તોરણો તેમજ રોશનીથી ઘરોને સજાવીને તથા શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરીને નવા વર્ષનો પ્રારંભ કરે છે

ગઈકાલે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે શનિવારે ખાસ દળોએ કરેલી કાર્યવાહી વખતે બગદાદીએ તાકીદની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું પગલું લીધું હતું અમેરિકાના ખાસ દળોએ રાત્રીના સમયે ઝડપથી કાર્યવાહી સફળતાપૂર્વક કરી હતી શ્રી ટ્રમ્પે કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન અમેરિકાના એક પણ સૈનિકનું મોત થયું નથી જ્યારે બગદાદીના ઘણા સાગરીતો મૃત્યુ પામ્યા હતા બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સને બગદાદીના મૃત્યુને અગત્યની પળ ગણાવીને અમેરિકાના સૈનિકોની કામગીરીની પ્રશંસા કરી હતી તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રિસેપ એર્દેગોને પણ અમેરિકાની કામગીરીને બિરદાવી હતી અને આતંકવાદ સામેની લડતમાં મહત્વની સિદ્ધી મેળવવામાં આવી છે તેમ જણાવ્યું હતું

ગૃહના અધ્યક્ષ નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે અમેરિકા ખાસ દળના સૈનિકો ગુપ્તયરોની વિરતા સમર્પિતતા અને કૌશલ્યને બિરદાવે છે

વ્યુહાત્મક દ્રષ્ટિએ મહત્વના એવા લદ્દાખમાં રોજગારીની તકોના નિર્માણ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે અમારા સંવાદદાતા જણાવે છે કે આગામી બે દિવસમાં જ લદ્દાખને વિધિવત રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરાશે ત્યારપછી શ્રેષ્ઠ આયોજન દ્વારા તેના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

ચાર સાંસદોના રાજીનામાના પગલે અગાઉથી મુશ્કેલીનો સામનો કરી રહેલા પ્રધાનમંત્રી અદેલ અબદેલ મહાદીની મુશ્કેલીમાં હજી વધારો થયો છે

સ્પર્ધાની ફાઈનલમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગની જોડીનો ઈન્ડોનેશિયાની માર્કસ ગિદીઓન અને કેવીન સુકામુલ્જોની જોડી સામે પરાજય થયો હતો

જુનિયર એશિયન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનાર શ્રવણ આજે બુડાપેસ્ટમાં તેના ચંદ્રક મેળવવાના અભિયાનનો પ્રારંભ કરશે